રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો તથા અન્ય હિસ્સેદારોના સંકલનમાં કોવિડ રસી વિતરણની તૈયારીઓને અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે

આ ડ્રાયરન જિલ્લા હોસ્પિટલો મેડિકલ કોલેજ ખાનગી આરોગ્ય કેન્દ્રો તથા શહેરી સંપર્ક સ્થળો પર યોજાયો હતો આ ડ્રાયરનનો હેતુ રસીકરણ વ્યવસ્થાની તૈયારીઓ તથા કો વિન એપ્લીકેશનના અમલીકરણ બ્લોક જિલ્લા તથા રાજ્ય સ્તરે રિપોર્ટિંગ વિગેરે ચકાસવાનો હતો આ પૂર્વભ્યાસ રાજ્ય જિલ્લા બ્લોક તથા હોસ્પિટલ સ્તરે અધિકારીઓને રસીકરણ કાર્યક્રમના તમામ પાસાઓથી અવગત કરાવા માટે પણ કરાયો હતો

જેમાં લાભાર્થીઓની માહિતી અપલોડ કરવી સેશન સાઈટની વહેચણી માઈક્રી પ્લાનિંગ રસીની વહેંચણી લાભાર્થીઓ સાથે સેશન સાઈટ વ્યવસ્થાપન રિપોર્ટિંગ વિગેરે જેવી પ્રક્રિયાઓ દ્વારા ધરાઈ હતી

આરોગ્ય મંત્રાલયે સતત તેમના સંપર્કમાં રહી ફીડબેક મેળવ્યા હતા તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીકરણ પ્રક્રિયા તથા તેના કો વિન સોફટવેર સાથેના જોડાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

તેમણે કહ્યું કે આગામી ત્રણથી યાર દિવસોમાં રાજ્યમાં કોવિડની રસી ઉપલબ્ધ થશે શ્રી પટેલે કહ્યું કે પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે તમામની યાદી તૈયાર છે તેમણે કહ્યું કે રસીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

દરમિયાન રાજ્યમાં નવા પ્રકારના કોરોના વાઈરસથી સંક્રમિત ચાર દર્દીઓ નોંધાયા છે

ગઈકાલે કસરત કરતા સમયે છાતીમાં દુઃખાવો ઉપડતાં તેમને કોલકતાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી